એસ પી સી દ્વારા ગુજરાતનું ત્રીજું એલ એન જી

શ્રી રૂપાણીએ ઉમેર્યુ કે રેડિયો ડાયઝ્નોસિસમાં રેડિયેશન સેફ્ટીનું ખૂબ મહત્વ હોય છે

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રેડિયોલોજી ક્ષેત્રે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ તજજ્ઞોને પ્રેસિડેન્ટ એપ્રિશિએશન એવોર્ડ આપી સન્માતિત કરાયા હતા

દિપક પાટકરની નિમણૂંક કરવામાં આવી હતી આ પરિષદમાં જાપાન હોંગકોંગ નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા જેવા એશિયન દેશોની સાથે સાથે અમેરિકા ઇંગ્લેન્ડ જર્મની ઓમાન જેવા દેશો પણ ભાગ લઇ રહ્યા છે

બાળકોને મજબૂત અને સશક્ત બનાવતી આ ઝુંબેશ સમગ્ર રાજયમાં બેવર્ષ સુધી ચાલશે આ પ્રસંગે શ્રી રૂપાણીએ ખાતરી આપી હતીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા સઠી પોષણ દેશ રોશન જેવા સૂત્રને ચરિતાર્થ કરવા માટે ગુજરાત જરાય પાછી પાની નહી કરે

એન એમ

મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે આ કાર્યક્રમમાં રન ફોર પોષણ માં વિજેતા બનેલી કિશોરીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવા સાથે પાલક વાલીઓનુંસન્માન કરવામાં આવ્યું હતું

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે યોજાયેલી રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટેની પરમર્શ બેઠકમાં જણાવ્યું હતું કે ગૌ વંશના જતન સંવેદનથી જ રખડતા ઢોરની સમસ્યાનો પરિણામલક્ષી ઉકેલ આવશે રાજ્યપાલ શ્રી એ જણાવ્યું હતું કે ગૌ વંશના બ્રિડિંગ માટે વૈજ્ઞાનિક પ્રદ્ધતિ અપનાવવાથી ગૌ વંશની શ્રેષ્ઠ નસલનું નિર્માણ થશે ઉત્પાદકતા વધશે અને રખડતા ઢોરની સમસ્યા અટકશે તેમણે દુધાળા ઢોર અને નંદીનો અલગ વિભાગ બનાવી નસલ સુધારણા વિશે પણ વાત કરી હતી તેમણે ગૌ શાળા અને પાંજરાપોળોને સ્વનિર્ભર બનાવવા ઉપર ભાર મૂક્યો હતો આ પ્રસંગે રાષ્ટ્રીય કામઘેનુ આયોગના ચેરમેન ડોક્ટર વલ્લભભાઈ કથિરીયાએ ગૌ સંવર્ધન અને રખડતાં ઢોરની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય કક્ષાએ થઈ રહેલા પ્રયાસોની રૂપરેખા આપી હતી

ગાંધીનગર ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આવતીકાલેરાષ્ટ્રીય મતદાતાદિવસની ઉજવણી કરાશે જેના માટે ચૂંટણીપંચ દ્વારા મજબૂત લોકશાહી માટે મતદાર સાક્ષરતા જેવી થીમ નક્કી કરાઇ છે રાજ્યના તમામ મતદાન મથકો તાલુકા અને જિલ્લા મથકોએ મતદાતા દિવસ ઉજવાશે યૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને રાજયપાલના હસ્તે સન્માનિત કરવાનું પણ આયોજન છે